ટી સેવા તથા રેલવે આવતીકાલથી રાબેતા મુજબ થઇ જશે

ગાંધીનગર ખાતે પત્રકારો સાથે વાત કરતા શ્રી રુપાણીએ વાવાઝોડાની વિનાશક અસર ખાળવા માટે મળેલી તમામ મદદ બદલ મોદી સરકારનો આભાર માન્યો હતો લશ્કરની ત્રણેય પાંખ તથા હવામાન ખાતાનો પણ ગુજરાતની જનતા વતી તેમણે આભાર માન્યો હતો વાવાઝોડા સામેનું હાઇ એલર્ટ પાછું ખેંચવાની જાહેરાત કરતા તેમણે કહ્યું હતું કે શાળા કોલેજો બંદર હવાઇ મથક રેલવે તથા એસ ટી બસ સેવા આવતીકાલથી રાબેતા મુજબ થઇ જશે

પરિણામે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે

ગીર જંગલમાં આવેલા તલાળામાં તથા વેરાવળ નજીક સૂત્રાપાડામાં છ છ ઇંચથી પણ વધુ વરસાદ નોંધાતા નદીનાળા સજીવન થયા છે

ઓખાના દરિયામાં તોફાની કરંટ હોવાથી બેટ દ્વારકા પહોંચવા હોડી ચલાવવી દુષ્કર બની છે અને વરસાદ પણ ચાલુ જ છે દિવ ટાપુ ઉપર ગઇરાતથી વરસી રહેલો વરસાદ બપોરે બંધ થતાં તડકો નિકળ્યો છે અને બજારો ખુલતાં લોકો ખરીદી માટે બહાર નીકળ્યાં છે ગીરનાર પર્વત ઉપર ભારે વરસાદને પગલે હેલીપેડ પાસેની દુકાનોના છાંપરા ઉડી ગયા છે જૂનાગઢ અમરેલી અને સોમનાથ એમ ત્રણ જિલ્લા વચ્ચે ફેલાયેલા ગીર જંગલમાં ઝરણાં સજીવન થતાં વહેતા પાણીનો જથ્થો નદીના પટમાં ઠલાઇ રહ્યો છે તો કુવા તળાવમાં પણ નવા નીર આવ્યા છે ભારે પવનને લીધે ખરી પડેલી કેસર કેરીના ઢગલા આંબાવાડિયામાં ખડકાયા છે જંગલમાં આવેલા કાચી સડક ધરાવતા ગામડે પહોંચવું દુષ્કર બન્યું છે છતાં સિંહ સહિતના વન્ય જીવોના જતન માટે ફોરેસ્ટ બીટ ગાર્ડ તથા ટ્રેકર અભ્યારણ્યમાં ધુમી રહ્યા હોવાનું મુખ્ય વન સંરક્ષણ દુષ્યંત વસાવડાએ જણાવ્યું છે

અને નવ નંબરનું સિગ્નલ ચાલુ રખાયું છે આગામી દિવસોમાં વાતાવરણ કેવું રહેશે તે વિશે હવામાન ખાતા સાથે પરામર્શ કર્યા બાદ મહા બંદર ખોલવાનો નિર્ણય કરાશે તેમ જનસંપર્ક અધિકારી ઓમપ્રકાશે જણાવ્યું છે જાફરાબાદના દરિયામાં આકેર નામનું જહાજ ફસાતા પાંચ ખલાસીને બચાવી લેવાયા છે

રેલ્વે જનસંપર્ક અધિકારી પ્રદીપ શર્માના જણાવ્યા પ્રમાણે ભાવનગર પાલીતાણા અને સુરેન્દ્રનગર સુધી ગાડીઓ દોડવા લાગી છે તો લાંબા અંતરની કેટલીક ટ્રેન રાજકોટ સુધી લઇ જવાઇ રહી છે પરંતુ શ્રી શર્માએ ઉમેર્યું હતું કે ઓખા પોરબંદર ગાંધીધામ ભુજ વેરાવળ તથા હાપા જેવા સ્ટેશનથી ઉપડતી તમામ પ્રકારની ગાડીઓ હજ્ પણ કેન્સલ છે અને આ બધી ગાડીઓ મોટા ભાગે લાંબા અંતરનો પ્રવાસ ધરાવતી હોવાથી તેની ખાલી રેક ઉપલબ્ધ થયા પ્રમાણે રાબેતા મુજબના સમયપત્રક ઉપર ટ્રેન દોડતી કરી શકાશે

વેપારી એસોસિયેશનના પ્રમુખ અતુલભાઇ કમાણીએ જાહેર કર્યું છે કે વાવાઝોડાની આગાહીને પગલે બજાર બંધ રખાયા હતા જેથી ખેડૂતનો માલ પલળે કે બગડે નહિં શ્રી કમાણીએ ખેડૂતોને પોતાનો માલ લઇ વહેલાસર માર્કેટયાર્ડ પહોંચી જવા જણાવ્યું છે નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે તબીબી અભ્યાસક્રમમાં નીટના આધારે પ્રવેશ લેનાર ગુજરાતના વિદ્યાર્થીએ હવે ડોમીસાઇલ સર્ટિફિકેટ આપવાની જરુર રહેશે નહીં ગુજરાતમાં જેમનો જન્મ થયો હોય અને ગુજરાતમાંથી જેમણે દસમાં અને બારમાં ધોરણની પરીક્ષા પાસ કરી હોય તેવા વિદ્યાર્થીએ હવે ડોમિસાઇલ જમા કરાવવું પડશે નહીં

પી કોહલી તથા મુખ્યમંત્રી વિજય રુપાણીએ હાજર રહી તેજસ્વી વિદ્યાર્થીઓને પદક એનાયત કર્યા હતા રાજ્યપાલ ઓ

મુખ્યમંત્રી વિજય રુપાણીએ આ પ્રસંગે કહ્યું હતું કે પ્રધાનમંત્રી મોદીની પરિકલ્પના પ્રમાણે નવા ભારતના નિર્માણમાં ગુજરાતની છાત્ર શક્તિનું યોગદાન અગ્રેસર રહેશે

વિદ્યાર્થીઓની સગવડ માટે લેવાયેલી બે ઇ રીક્ષાનું આ પ્રસંગે લોકાર્પણ કરાયું હતું

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સબસીડી સાથે મકાનની ફાળવણી લાભાર્થીને કરવાની હોવાથી મ્યુનિસિપલ કમિશ્નર બંધાનિધિ પાની દ્વારા બેંકર્સ તથા બિલ્ડર્સની બેઠક બોલાવવામાં આવી હતી જેમાં એફોર્ડેબલ હાઉસીંગને વેગ આપવા અપીલ કરાઇ હતી ખાનગીક્ષેત્ર જો સબસીડીપાત્રતા ધરાવતા મકાનો બાંધે તો પ્રધાનમંત્રી આવાસ યોજનાનો વ્યાપ વધે તેવી રજૂઆત આ બેઠકમાં થઇ હતી રૈયા સ્માર્ટ સીટી વિસ્તારમાં બે હજાર કરોડ રૂપિયાનું મૂડીરોકાણ થવાનું હોવાથી વિગતો પણ મ્યુનિસિપલ કમિશ્નરે આપી હતી ઘોડાગાડીમાં બેસાડી બાળકોને શાળાએ લઇ જવાયા હતા